તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાપિત થયા પછી નર્મદા જિલ્લો મોડેલ જિલ્લો બનશે ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે હવેથી પાસપોર્ટ માટે અરજદારોને સુરત કે અમદાવાદ જવું પડશે નહીં નર્મદામાં ઘરઆંગણે આ સેવા શરૂ થઈ છે

સુરત પોસ્ટ ઓફિસના નેજા હેઠળ આ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત રહેશે

અમારા નર્મદાના પ્રતિનિધિ જણાવે છે કે નર્મદા ડેમ ઓવરફ્લો થાય તો નર્મદાના કાંઠે આવેલા મધ્યપ્રદેશ અને ગુજરાતના અઢીસો જેટલા ગામોમાં નર્મદા પુરના પાણી ફરી વળવાની દહેશત પ્રવર્તી રહી છે આને લીધે તંત્ર હાઈએલર્ટ પર આવી ગયું છે

દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરવો એ અમારો અધિકાર છે જ્યારે ડેમમાંથી પાણી છોડવું તે અમારી મજબુરી છે તેમણે મધ્યપ્રદેશ સરકાર ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકારે પોતાનું કામ પુનઃ કર્યું નથી અને વિસ્થાપિતોને ખસેડ્યા પણ નથી તેમણે કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ કરતાં જણાવ્યું કે તે પહેલેથી જ નર્મદા ડેમ વિરોધી છે

હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી પટેલે આ મહોત્વની ઉજવણીને આખરી ઓપ આપી રહ્યા છે

આ ઉપરાંત નર્મદા નીરની વધામણી શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી કરવામાં આવશે વૃક્ષારોપણ પણ કરાશે

મહી નદીની સપાટીમાં સતત થઈ રહેલા વધારાના કારણે કાંઠા વિસ્તારના સાવલી વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના કાંઠાના ગામોમાં ગમે ત્યારે પાણી પ્રવેશે તેવી શક્યતાઓ છે

શ્રી જાડેજાએ અંબાજીના મેળાના સમાપન પ્રસંગે કહ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા થાત્રિકો માટે વ્યાપક સુવિધાઓ કરવામાં આવે છે શ્રી જાડેજાના હસ્તે અંબાજી મંદિર પર બનાસકાંઠા પોલિસ પરિવાર વતી ધ્વજા રોહણ કરાયું હતું

જેમાં કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ વિશે લોકભાગ્ય અને મનોરંજક રીતે માહિતી અને માર્ગદર્શન અપાશે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા ડોકટર ધીરજ કાકડીયાએ આજે ભુજ ખાતે પત્રકાર પરિષદમા ંજાણકારી આપી હતી તેમણે કહ્યું કે આ પેવેલીયનનું ઉદઘાટન લોકમેળાની સાથે રાજયના સહકાર રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને કચ્છના સંસદ વિનોદ યાવડા કરશે

આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં અર્થતંત્ર વ્યવસ્થા તથા આર્થિક નીતિઓની અમલવારીમાં મહત્વનો ભાગ ભજવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીઈઓ ભાજપાના સદસ્યો બન્યા છે તે ગૌરવની વાત છે

જી આનંદે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી તેમણે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણોમાં ભાવવંદના પણ કરી હતી નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની સતત આવકના લીધે ડેમ ઓવરફ્લો થયો હતો તેનો નજારો પણ માસ્થો હતો તેઓએ પોષણ માસની ઉજવણીને અનુલક્ષીને શાળાના બાળકો સાથે પણ મુલાકાત કરી હતી

આ પ્રસંગે તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં લોકોએ સાયક્લિંગ કરવું ખૂબ આવશ્યક છે તેમણે કહ્યું કે ઘરની નજીક આસપાસ ક્યાંક જવું હોય તો સાયકલ પર જ જવાનો આગ્રહ રાખવો જાઈએ સાયક્લિંગ કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજભાષા સન્માન પુરસ્કાર એનાયત કર્યા હતા આ પ્રસંગે તેમણે કહ્યું કે વિશ્વમાં આગવી ઓળખ પેદા કરવા માટે એક સમાન ભાષા હોવી જરૂરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસના અવસર ઉપર દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છાઓ આપી છે ગુજરાતમાં પણ હિન્દી દિવસની ઉજવણી થઈ રહી છે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને હિન્દી ભાષાને ખૂબ મહત્વ અપાઈ રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ વગેરે મહાનુભાવોએ પણ હિન્દી દિવસના અવસરે શુભેચ્છાઓ પાઠવી છે જામનગરમાં આજે વિવિધ સંસ્થાઓ અને શાળાઓ દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી શિશુ વિહાર સ્ફ્રલ દ્વારા વિદ્યાર્થીઓને એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી જાહેર માર્ગો ઉપર લોકોને હિન્દીનું મહત્વ પણ સમજાવામાં આવ્યું હતું રેલીમાં વિદ્યાર્થીઓએ દેશ ભરેકત સ્વચ્છતા અને હિન્દી ભાષા અંગેના બેનરો પ્રદર્શિત કર્યા હતા પશ્ચિમ રેલવે ભાવનગર પશ્ચિમ રેલવે ભાવનગર વિભાગ દ્વારા આજે જૂનાગઢ અને માળિયા હાટિના ખાતે યાત્રીકોની સુવિધા માટેના વિકાસ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ યૂડાસમાએ જણાવ્યું કે આ સુવિધાઓથી થાત્રિકોને રાહત મળશે

આ સેમિનારમાં અધિકારીઓએ કાયદાકીય માર્ગદર્શન અને દંડની જાગવાઈઓ અંગેની માહિતી આપી હતી આ ઉપરાંત હાલાકી ન પડે તે માટે શું સાવચેતી રાખવી તેનું પણ માર્ગદર્શન અપાયું હતું